જયારે કિસાન પરિવહન થોજનામાં ખેડુતો પોતાનો પાક લઈ જઈ અને લાવી શકે તે માટે મધ્યમ માલવાહક વાહન સહાય કરશે

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુ ખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું ક્રે વિકાસની હરણફાળમાં ખેડૂત કલ્યાણના સાત પગલાં મહત્વપૂર્ણ છે જે પૈકી આજરીજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર થોજના અનેકિસાન પરિવહન થોજનાના બે પગલાંનો પ્રારંભ કર્યો છે રાજયના સર્વાંગી અને સંતુલિત વિકાસમાટે સરકાર પ્રયત્નશીલ અને અગ્રેસર છે

ખેડૂતોને બળ પુરું પાડવા ખેડૂત કલ્યજ્ઞના સાત પગલાં રાજય સરકારે આરંભ્યા છે

નેહ્લ ઠક્કર કચ્છ ઉંટનું રસીકરણબાઈટ કચ્છમાં ભુજ તાલુ કાના સણોસરા ગામે પશુ પાલન ખાતાની નિષ્ણતંત ટીમ દ્રારા ઉંટોમાં ખાજી ફિટોડા રોગ ફેલાતો અટકાવવા રસીકરણ કેમ્પ યોજાઈ ગયો જેમાં બીમાર ઉંટોની સારવાર પણ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં પશુપાલન ખાતાના વડા ડો

જી

રાજ્યમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં મૃત્યુનું પ્રમાણજોતા ડી જી પી અને રેન્જ્ આઈ જી વચ્ચૈની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો રાજય વાહન વ્યવહાર શાખાના પોલીસ વડા પિયુ ષ પટેલે રાજ્યના પોલીસ કમીશ્નરો તથા જીલ્લા પોલીસ વડાઓને હેલ્મેટ નહી પહેરનાર વાહન યાલક સામે દંડની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે

આ તમામ સ્પેશિયલ ટ્રેનોના બુ કીંગ આજથી આઈ

ની વેબસાઈટ પરથી શરૂ થાય છે

કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે કથા કેન્દ્રો પરની જગ્યા ખાલી છે તે અંગેની માહિતી ઉકત સરનામે મળી શકશે તેવું મામલતદાર ભુજ દ્વારા જણાવાયું છે